ભાજપના કાર્યકરી રાષ્ટ્રીય અધ્યક્ષ જે

ખેડૂતોની આવક બમણી કરવાના હેતુથી રચાયેલી મુખ્યમંત્રીઓની હાઈપાવર્ડ કમિટિની પ્રથમ બેઠક ગઇકાલે નવી દિલ્હીમાં નીતિ આયોગના ઉપક્રમે મળી હતી જેમાં ખેડૂતોની આવક વધારવા માટે અનેક ઉપાયો ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રચાયેલી મુખ્યમંત્રીઓની આ હાઈપાવર્ડ કમિટિની પ્રથમ બેઠક મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફણનવીસના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં કેન્દ્રીય ક્રષિ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમર ઉપરાંત અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ અનેક મહત્વપૂર્ણ સૂચનો રજૂ કર્યા હતા મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ આ બેઠકમાં ભાગ લેતાં ખેડૂતોની આવક બમણી કરવા બજાર વ્યવસ્થામાં બદલાવ ઉપર ભાર મૂક્યો હતો ખેડૂતોને ટેકાના ભાવોની સાથે આવશ્યક ચીજવસ્તુ ધારામાંથી મુક્તિ આપવા તેમજ કૃષિ પેદાશોની નિકાસને પ્રોત્સાહન આપવા સહિતના નક્કર સૂચનો મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ કર્યા હતા મુખ્યમંત્રીઓની આ હાઈ પાવર્ડ કમિટી તેમનો રીપોર્ટ આગામી બે મહિનામાં સરકારને સુપરત કરશે જેના આધારે સરકાર દ્વારા ખેડૂતોને લગતી ભવિષ્યની નીતિઓમાં ફેરફાર કરાશે

અંદાજપત્રીય માંગણીઓ ગૃહમાં રજુ કરતાં ગ્રામીણ વિકાસ મંત્રી આર

એવી જ રીતે રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છ ભારત મિશન હેઠળ અત્યાર સુધી એક લાખ હપ હજાર પપપ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે

કૃષિ મંત્રી આર

ચર્ચાના અંતે ગૃહે મત્સ્યોદ્યોગ વિભાગની માંગણીઓને મંજુરી આપી હતી

વધારીને વધુ માળ બાંધવા છેલ્લાં બે વર્ષમાં મળેલી બાવીસ દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે સુરત શહેરની નગર યોજનાઓમાં એફ

વધારવા અંગે ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે સુરતનો વિકાસ ઝડપથી થાય તે માટે સુરતમાં આંતરરાષ્ટ્રીય વિમાન મથક બનાવવાની યોજના સરકારે હાથ ધરી છે ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું છે કે દાહોદ જિલ્લામાં આગામી બે વર્ષમાં પાઇપલાઇન મારફતે રાંધણગેસના નવ હજારથી વધુ કનેકશનો અપાશે ઉર્જામંત્રીશ્રીએ જણાવ્યું કે દાહોદ જિલ્લામાં વધુ ઘરોમાં પાઇપ લાઇન મારફતે રાંધણગેસ પૂરો પાડ્યો છે

રાંધણગેસ સેવા દીઠ ગ્રાહક પાસેથી રૂ

જેમાંથી એક હજાર ડિપોઝીટ રિફંડેબલ સહિત વિવિધ ચાર્જ પેટે લેવામાં આવે છે ભારતીય રેલવે દ્વારા અર્ધતબીબી શ્રેણીના પદો માટેના ભરતી અભિયાનનો આજથી આરંભ થશે

ભારતીય રેલવે દ્વારા આ પદોની ભરતીમાં પ્રથમવાર આર્થિક રીતે નબળા વર્ગો માટે અનામતની જોગવાઈ કરવામાં આવી છે

ભારતીય જનતા પાર્ટીના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે પી

લોકસભાની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ પ્રથમ વખત ગુજરાત આવતા શ્રી નડ્ડાનું અમદાવાદ એરપોર્ટ ઉપર ભવ્ય સ્વાગત કરવામાં આવશે ગઇકાલે ગાંધીનગરમાં પત્રકારોને આ માહિતી આપતાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે આજે સાંજે ચાર વાગ્યે પક્ષના પ્રદેશ કાર્યાલય ખાતે વિવિધ બેઠકો યોજાશે જેમાં શ્રી નઙા પક્ષના પ્રદેશ હોદ્દેદારો સાંસદો ધારાસભ્યો તેમજ સંગઠન પર્વના સંયોજકો સાથે મુલાકાત કરશે શ્રી વાઘાણીએ જણાવ્યું હતું કે આવતીકાલે શ્રી જે પી નઙા નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે જયાં મધ્ય ગુજરાતના ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોને મળશે ઓબીસી નેતા અને કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર કોંગ્રેસના અન્ય એક ભૂતપૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સાથે ગઇકાલે ભાજપમાં જોડાઈ ગયા છે ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં આ બંને નેતાઓ તેમના ટેકેદારો સાથે ભાજપમાં જોડાયા હતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુ વાઘાણીએ બંને નેતાઓને પાર્ટીનો ખેસ પહેરાવી આવકાર્યા હતા બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે હું રાષ્ટ્રવાદી વિચારધારાવાળી પાર્ટીમાં જોડાઈ રહ્યો છું તેમણે જણાવ્યું હતું કે ગરીબ અને ગામડાંના લોકોનો વિકાસ કોંગ્રેસમાં રહીને શક્ય નહીં જણાતા હું ભાજપમાં સામેલ થયો છૂં